મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું

ઉપરાંત કચ્છમાં રોજગારીના કામો કારાયા છે

અને પરિસ્થિતિ યોગ્ય નહી હોય ત્યાં ચોક્કસ મદદ કરવા અંગે તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

ફળદુએ જણાવ્યું છે કેખરીદી પહેલા માર્કેટયાર્ડના હરાજી કરનાર દ્વારા ગુણવત્તા વગેરેની ચકાસણી કરાશે અને જે યાેગ્ય હશે તે માલ ખરીદવામાં આવશે તે મણે કહ્યું કેગયા વર્ષે કેટલાંક ખરીદ કેન્દ્રાે ખાતે ગે રરીતી થઇ હો વાની ફરીયાદો થઇ હતી તે વી સ્થિતિ ફરીથી ન સર્જા ય તે માટે ખરીદીની પ્રક્રિયા નાગરિક પુરવઠા નિગમને સોંપવામાં આવી છે તે મણે ખેડૂતો ને ઓ નલાઇન રજીસ્ટ્રશન કરાવવા અપીલ કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મા ેદીએ ટ્વીટ પરના સંદેશામાં જણાવ્યું છે કેઆઝાદીની લડાઇમાં તે મના યો ગદાન અને પ્રધાનમંત્રી તરીકે આપ ેલી સેવાઓ ને રાષ્ટ્ર હમેંશા યાદ કરશે તેમજ ભુજમાં ભારત સેવક સમાજ કચ્છ જીલ્લા શાખા દ્વારા પણ સ્વગ સ્થિ જવાહરલાલ નહેરુને શ્રધાંજલિ અપાઈ હતી

રાજ્યભરમાં શોભાયાત્રાઓ પૂજા મહાપ્રસાદ વગેરે કાર્યક્રમો શ્રદ્ધાળુઓ દ્વારા યોજાઇ રહ્યા છે મોરબીમાં જલારામ જયંતિ પ્રસંગે પ્રસાદીના મહાકાય આઠ ફુટ રોટલા બનાવીને આગવી રીતે ઉજવણી કરવામાં આવી છે આ રોટલાની ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા વિશેષ નોંધ લેવાઇ છે આ રોટલાએ શ્રદ્ધાળુઓમાં આકર્ષણ જમાવ્યું હતું